રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય સમારંભ દિલ્હીના રાજપથ ખાતે યોજાયો હતો જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેડની સલામી ઝીલી હતી ત્યારબાદ ભારતીય સેનાની ક્ષમતા સાંસ્કૃતિક વિવિધતા અને આર્થિક પ્રગતિ દર્શાવતા વિવિધ ટેબ્લો પરેડમાં જોડાયા હતા

ગુજરાતે અસાધારણ શિલ્પકલાવાળા મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિવાળો ટેબ્લો પરેડમાં રજૂ કર્યો હતો અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે જઈને માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણનું બલિદાન આપનાર શહીદ જવાનોને પુષ્પચક્ર અર્પણ કરી અંજલિ આપી હતી પ્રજાસત્તાક પર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસીઓને પ્રજાસતાક દિવસની શુભેચ્છઆઓ પાઠવી હતી ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુએ એક ટવીટ સંદેશમાં શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે સંવિધાનમાં અપાયેલ સ્વતંત્રતા સમાનતા ભાઇચારા અને ન્યાય જેવા આદર્શો પ્રત્યે પોતાને સમર્પિત થવું જોઇએ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે ગણતંત્ર દિવસ ભારતની વિવિધરંગી વિવિધતા અને સમૃધ્ધ સાંસ્કૃતિક ધરોહરનુ પ્રતીક છે

રાજયપાલ આયાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સૌને પ્રજાસતક દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી રાજ્ય કક્ષાનો મુખ્ય સમારોહ દાહોદના નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ધ્વજવંદન કર્યું હતું ત્યારબાદ રાજયપાલ અને મુખ્યમંત્રીએ પરેડનું નીરીક્ષણ કર્યું હતું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે વડોદરાના પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીનમાં દૃષિમંત્રી શ્રી આર

ફળદુએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ અને માર્ચ પાસ્ટ ની સલામી ઝીલી હતી મહિસાગર જિલ્લા માં લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર આર

બારડે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો જયારે તાપી જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે કરવામાં આવી હતી નડીઆદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતા માં ઉજવાયો ધ્વજ વદન કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપ્રર જિલ્લાના વડા મથક ખાતે પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

પ્રજાસત્તાક દિન ની ઉજવણી પ્રભારી મંત્રી વાસણભાઇ આહીરની ઉપસ્થિતિમાં યોજાયો સરહદી કચ્છ જિલ્લામાં ધ્વજવંદન સમારોહ ભૂજ ના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના હસ્તેલ ધ્વાજવંદન કરવામાં આવ્યુંર હતું સુરત માં અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ત્રિરંગાને સલામી આપવા આવી હતી નવસારી ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પરેડનુ નિરીક્ષણ કરી પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાના હસ્તેપ ધ્વરજવંદન કરવામાં આવ્યું હતું અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાવકક્ષાની ઉજવણીમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં વન અને પર્યાવરણ મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તાપીના વ્યારા ખાતે દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયનાં મેદાનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લા પ્રભારી મંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કેબિનેટ મંત્રી જવાહરભાઇ યાવડા ની ઉપસ્થિતિમાં ધ્વજ લહેરાવ્યો હતો પદ્મ પુરસ્કારો પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને પદમ પુરસ્કારો આપવાની જાહેરાત કરાઇ છે

જેમાં શ્રી કેશુભાઈ પટેલ અને શ્રી રજનીકાન્ત શ્રોફને પદમભૂષણ જયારે શ્રી મહેશ કનોડીયા શ્રી નરેશ કનોડીયા સુ શ્રી જસવંતીબેન પોપટ શ્રી ફાધર વાલેસ શ્રી દાદૃદાન ગઢવી અનેશ્રી ચંદ્રકાન્ત મહેતાને પદમશ્રી પુરસ્કાર અપાશે રાષ્ટ્રીય સ્વયં સેવક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતે ગુજરાતના મુખ્યાલય ડૉક્ટર હેડગેવાર ભવન કાંકરિયા ખાતે ખાતે ધ્વજ વંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી

આપણા સંવિધાનમાં નાગરિક અધિકારની સાથે નાગરીક કર્તવ્યની પણ વાત છે

કિક્રેટ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી સ્પર્ધાની કર્વાટર ફિનલ મેચો રમાઇ રહી છે આજે પહેલા દિવસે કર્ણાટક અને પંજાબ વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં પંજાબે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ

આજે સાંજે સાત વાગ્યે રમાનારી બીજી કર્વાટર ફાઇનલમાં તમીલનાડુ હિમાચલ પ્રદેશ સાથે રમશે સિંહ દર્શન જૂનાગઢને પ્રવાસન ક્ષેત્રે વધુ વેગ મળે તે માટે રાજ્ય સરકારે ઇન્દ્રેશવર મહાદેવ થી પાત્રણ સુધીના ગિરનાર જંગલમાં આજથી સિંહ દર્શન ની સુવિધા ની આજથી શરૂઆત કરી છે તાજેતરમાં જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરવાથી સાસણ ઉપરનું ભારણ ઘટશે અને જૂનાગઢમાં વિશ્વભરના પ્રવાસી આવશે